શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનીયા ટ્રમ્પ પુત્રી ઇવાન્કા ટ્રમ્પ જમાઇ જેરાડ કુશનર અને ટ્રમ્પ વહિવટીતંત્રના ટોચના અધિકારીઓ ભારતની બે દિવસની મુલાકાતે ગઇકાલે અમદાવાદ આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેમાનોને અમદાવાદ વિમાન મથકે આવકાર્યા હતા

શ્રી ટ્રમ્પે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ત્યારબાદ મોટેરા સ્ટેડિયમમાં થોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બંને અગ્રણીઓએ એકબીજાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી તથા લોકશાહી વ્યવસ્થા ધરાવતા બન્ને દેશોના લોકોના સારા ભવિષ્ય માટે સાથે મળીને પ્રયાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો ભારત અને અમેરીકાને સ્વાભાવિક મિત્રદેશ ગણાવીને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ શ્રી ટ્રમ્પને ભારતના ખાસ મિત્ર ગણાવ્યા હતા

શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની વિવિધતામાં રહેલી એકતાની પ્રશંસા કરી હતી અને લોકશાહી શાંતિ અને સહિષ્યુતાના આધારવાળી ભારતની એકતા વિશ્વ માટે પ્રેરણારૂપ છે તેમ કહ્યું હતું તેમણે ભારત અને અમેરિકા બંને દેશો તેમના નાગરિકોને કદૃરપંથી ઇસ્લામિક આતંકવાદના ભયથી બચાવવા એકમત હોવાનું કહ્યું હતું

શ્રી ટ્રમ્પ ગઇકાલે અમદાવાદથી આગરા ગયા હતા અને પોતાના પરિવારજનો સાથે તેમણે તાજમહાલમાં સૂર્યાસ્ત સુધી સમય ગાળ્યો હતો

ત્યારબાદ ટ્રંપ અને તેમના પત્ની મેલેનિયા ટ્રંપે રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્વાંજલી અર્પી હતી ડોનાલ્ડ ટ્રંપ આજે સાંજે રાષ્ટ્રપતિભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે

તથા અભ્યાસક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓને નિહાળી હતી

શ્રી મેલેનિયા ટ્રમ્પનું શાળામાં હાર પહેરાવી પરંપરાગત રીતે તથા વિદ્યાર્થીઓના બેન્ડની સુરાવલી વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું શાળામાં વિવિધ સ્થળોએ કુલોની રંગોળીઓ બનાવવામાં આવી હતી

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીના અસરગ્રસ્ત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સૂચના પોલીસને આપી છે તેમણે સંથમ અને શાંતિ જાળવવા સૌ નાગરીકોને અપીલ કરી છે દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિંસા નહીં કરવાની અપીલ કરી છે ટવીટર ઉપર તેમણે જણાવ્યું હતું કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પ્રવર્તતી પરિસ્થિતિના લીધે તેઓ ચિંતીત છે અને શહેરમાં શાંતિની સ્થાપના કરવા સૌએ પ્રયાસ કરવા પડશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે સંબંધિત વિસ્તારના બધા જ ધારાસભ્યો સાથે ટૂંક સમયમાં એક બેઠક યોજી રહ્યા છે

દિલ્લી ઉપરાજયપાલ અનીલ બૈજલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આ બેઠકમાં આમંત્રિત કરાયા છે

આજે સવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેનાની ત્રણેય પાંખના વડાઓએ રાષ્ટ્ર માટે બલિદાન આપનાર શહીદવીરોને શ્રદ્ધાંજલી આપી હતી

આ પ્રસંગે બોલતાં તેમણે જણાવ્યું હતં કે દેશ માટે પ્રાણની આહ્તિ આપનાર શહિદોની યાદમાં આ સ્મારકનું નિર્માણ કરાયું છે

ન્યાયમૂર્તિ એસ

જોસેફની ખંડપીઠ સમક્ષ તાકીદની સુનાવણી માટે આ અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અરજીમાં હબીબુલ્લાહ ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ અને સામાજીક કાર્યકર્તા બહાદુર અબ્બાસ અને સામાજીક કાર્યકર્તા બહાદુર અબ્બાસ નકવીએ પણ શાહીન બાગ અને દિલ્હીમાં અન્ય સ્થળોએ નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં બેઠેલી મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા અધિકારીઓના નિર્દેશો માંગ્યા છે

આગામી એપ્રિલમાં નિવૃત્ત થનાર સાંસદોમાં એન

ના નેતા શરદ પવાર કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે કોંગ્રેસના શ્રી મોતીલાલ વોરા અને શ્રી દિગ્વિજય સિંહ અને ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી વિજય ગોયલનો સમાવેશ થાય છે

ત્રણ વર્ષનો કાર્યકાળ ધરાવતું આ કાયદાપંચ સરકારને જટીલ કાનૂની મુદ્દાઓ બાબતે સલાહ સૂચન આપે છે રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી મળતા જ સરકાર કાયદાપંચના અધ્યક્ષ અને સભ્યોની જાહેરાત કરશે સામાન્ય રીતે સર્વોચ્ય અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અથવા વડી અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કાયદાપંચના અધ્યક્ષ બને છે

કેન્દ્રિય મંત્રીમંડળે ગયા સપ્તાહમાં કાયદાપંચની ફરીથી રચના કરવાની બહાલી આપી હતી